ગુજરાતીઓને દિલ્હીમાં રહેવાની સુવિધા પૂરી પાડતું આ ભવન પારંપારીક તથા આધુનિક કલાકુતિઓ તથા ટેકનોલોજીની સુવિધાથી સજજ છે ત્યારબાદ વિજ્ઞાન ભવન ખાતે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારે હાથ ધરેલા વિવિધ પગલાઓની વિગતો આપી હતી તેમણે કહ્યું કે ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં વિકાસને મહત્વ આપીને સતત પ્રગતી કરી છે તેમણે કહ્યું કે ગુજરાત જળસંગ્રહ તથા ઘેર ઘેર પાઇપલાઇન વડે પાણીનું વિતરણ કરવામાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે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

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ઉપસ્થિત રહેશે સુભાષ પાલેકર પ્રાક્રતિક ક્રષિ પદ્ધતિ ક્રત્રિમ ખાતરો જંતુનાશક વગર અને સ્થાનિક ખેત સામગ્રીથી ગૌ આધારિત ખેતી દ્વારા ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંત ઉપર આધારિત છે રાજ્યના ખેડૂતો શ્રી સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થયા છે જેમાં ખેડ્રતોને ખેત સામગ્રીનો ખર્ચ ઓછો અને આવકમાં વધારો થાય છે

જેમાં માર્ગદર્શન માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી હાજર રહ્યાં હતાં અલ્પેશ ઠાકોર શંકર ચૌધરી તથા કે

પટેલ જેવા આ પંથકના આગેવાન આ બેઠકમાં હાજર રહ્યા હતા સમાજના તમામ વર્ગ તમામ જ્ઞાતિના લોકોનું પ્રતિનિધિત્વ ભાજપમાં હોય તેવા ઉદ્દેશ સાથે સભ્ય નોંધણી ઝુંબેશ આગળ વધારવાની ચર્ચા આ બેઠકમાં થઇ હતી વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર યથાવત રહેતા સારો વરસાદ થયો હોવાના સમાચાર ઠેરઠેરથી પ્રાપ્ય થઇ રહ્યાં છે કોડીનાર અને ઉના પંથકમાં સવારથી બપોર સુધીમાં બે ઇંચ વરસાદ થયો હોવાના સમાચાર છે

કચ્છના મુંદ્રા પંથકમાં પજ્ઞ ધોધમાર વરસાદ પડચો હોવાના સમાચાર છે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે અને ધોધમાર વરસાદ પડે તેવા ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યાં છે દ્વારકા ઓખા તથા મીઠાપ્રર્માં વરસાદના હળવા ભારે ઝાપટાં સવારથી પડી રહ્યાં છે

આ પ્રસંગે તેમણે સૌને મિચ્છામી દુક્કડમ પણ પાઠવ્યા હતા દાદા સાહેબ જૈન દેરાસરમાં જઇ શ્રી રૂપાણીએ દર્શન કર્યા હતા ઉકાઇ ડેમ તાપી નદી ઉપર આવેલા ઉકાઇ ડેમના ચાર દરવાજા બીજા દિવસે પણ ખુલ્લા રખાતા નીચાણવાસમાં ધોધમાર પાણી વહી રહ્યું છે

તાપી બે કાંઠે વહેવા લાગતા કિનારે આવેલા ગામડાઓને સતર્ક કરાયા છે

પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષક ઉપરાંત કોલેજના વ્યાખ્યાતા અને કેળવણી નિરીક્ષકની પણ મનની મોકળાશ માટે પસંદગી થઇ છે અમરેલી પંથકમાંથી પસંદ થયેલા શિક્ષકો લિલિયા તથા કુંકાવાવ તાલુકાના છે મહેસાણા માનવતાની દિવાલ મહેસાણા શહેરમાં માનવતાની દિવાલ શરૂ થતાં જરૂરિયાતમંદ લોકોને જાતજાતની ચીજવસ્ત વિનામૂલ્યે છતાં સ્વમાનભેર મળતી થઇ છે લાયન્સ કલબ દ્વારા શરૂ કરાયેલી માનવતાની દિવાલ ઉપર સારી વસ્તુ મૂકવા માટે સંપન્ન લોકો આગળ આવી રહ્યા છે પોતાને ખપ નથી તેવા કપડાં પગરખાં જેવી વસ્તુઓ આ દિવાલ ઉપર મૂકાય છે મહેસાજ્ઞામાં બે સ્થળે માનવતાની દિવાલ શરૂ કરાઇ છે જે પ્રયોગ સફળ રહે તો વ્ધું સ્થળ ઉપર આવી પ્રવ્રત્તિ શરૂ કરવાનું આયોજન છે હિમોગ્લોબિન તપાસ ભાવનગર નજીક અવાણિયા ગામે આવેલી મોડેલ સ્કૂલમાં કિશોરીઓના લોહીમાં હિમોગ્લોબિનની તપાસ કરવા કેમ્પ યોજાઈ ગયો

એશ્રોસેલ લિમીટેડ જેવી કોર્પોરેટ સંસ્થા દ્વારા સામાજિક જવાબદારી અદા કરવાની ભાવના સાથે આવો કેમ્પ અવાણિયા ગામે યોજાઇ ગયો